તેનાથી ભારતીય ઉર્જાક્ષેત્રમાં વિકાસ ઉદ્યોગ અને રોજગારની વ્યાપક તકો ઉભી થશે

શ્રી મોદીએ કહ્યું કે ભારત પ્રાકૃતિક ગેસના ઉપયોગમાં ચાર ગણો વધારો કરવાનો પ્રયત્ન પણ કરી રહ્યું છે જેથી દેશની ઉર્જાની જરૂરિયાત પૂરી કરી શકાય તેમણે કહ્યું કે કોરાના સમયગાળામાં ડિગ્રી મેળવવી યુવા વિદ્યાર્થો માટે મોટો પડકાર છે પરંતુ આપણા વિદ્યાર્થીઓની ક્ષમતાઓ અને યોગ્યતાઓ આ વૈશ્વિક પડકારોથી મોટી છે તેમણે વિદ્યાર્થીઓને આગ્રહ કર્યો છે કે તેઓ પોતાની જવાબદારીની ભાવનાને નવી તકોમાં પરિવર્તિત કરે છે શ્રી મોદીએ કહ્યું કે વિશ્વને ભારત પાસેથી ઘણી મોટી આશાઓ અને અપેક્ષાઓ છે અને તે આપણા યુવા વિદ્યાર્થીઓથી જોડાયેલી છે આ પહેલા પ્રધાનમંત્રીએ પાંચ અધિઆધુનિક સુવિધાઓનું વિડિયો માધ્યમથી ઉદ્દઘાટન કર્યુ હતું

નો સમાવેશ થાય છે

ની ઉપાધી આપવામાં આવી

સાઉદી અરેબિયાના અધ્યક્ષપદે યોજાનારી આ બેઠકમાં શ્રી મોદી સાઉદી અરેબિયાના રાજાના આમંત્રણથી જોડાવાના છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વિદેશ મંત્રાલયે આ અંગે નવી દિલ્હીમાં પાકિસ્તાનના હાઇકમિશનના કાર્યકારી રાજદ્રતને સમન્સ પાઠવ્યા છે

આ અથડામણમાં જૈશ એ મોહમ્મદના યાર આતંકીઓ માર્યા ગયા હતાં ભારતે પાકિસ્તાનને આતંકવાદીઓ તથા આતંકવાદી સમૂહોને સમર્થન આપવાની પોતાની નીતિ છોડવા કહ્યું છે વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને પોતાની ધરતી પરથી આતંકી માળખાને નેસ્તનાબૂદ કરવા કહ્યું છે અને આતંકવાદ મામલે પાકિસ્તાને વિશ્વને કરેલા વાયદાને નીભાવવા તથા તેની ધરતી પરથી કોઇ આતંકવાદી પ્રવૃત્તિ ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કેન્દ્રિય ટીમ ગુજરાતમાં કોવિડના વધી રહેલા સંક્રમણના પગલે ત્રણ સભ્યોની કેન્દ્રિય ટીમે આજે અમદાવાદ તથા વડોદરા શહેરની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરી

સિંઘ ના વડપણ હેઠળની આ ટીમે અમદાવાદની એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડોક્ટરો તથા દર્દીઓ સાથે વાતચીત કરી હતી

કેન્દ્રિય ટીમે કન્ટેઇનમેન્ટ સર્વેલન્સ પરીક્ષણ ચેપ નિવારણ નિયંત્રણના પગલા તથા પોઝીટીવ દર્દીના અસરકારક ક્લીનીકલ વ્યવસ્થાપનને મજબૂત કરવા વિવિધ પગલા સૂચવ્યા હતા ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવવા થઇ રહેલા પ્રયાસોને સમર્થન આપવા કેન્દ્ર દ્વારા ઉચ્યસ્તરીય કેન્દ્રિય સમિતિ ગુજરાત મોકલાઇ છે

સિંહે કહ્યું કે દેશમાં નવીનીકરણ ઉર્જાનો વિકાસ દર વિશ્વમાં સૌથી વધુ છે તેમણે કહ્યું કે આબોહવા પરિવર્તનને નિયંત્રિત કરવામાં ભારતે લીઘેલા પ્રયાસોને વિશ્વએ માન્યતા આપી છે આકાશવાણી સમાચાર સાથે વિશેષ વાતચીતમાં શ્રી સિંહે કહ્યું કે અશ્મિભૂત ઇંધણને હરિત ઉર્જામાં પરિવર્તન કરવાની દિશામાં ભારત અગ્રણી દેશ છે ભારતે પેરિસ સંધિ હેઠળ નિર્ધારીત લક્ષ્યાંક હાંસલ કર્યો છે નવીનીકરણ ઉર્જા પર ભાર મુકતા તેમણે કહ્યું કે આબોહવા પરિવર્તન વિશ્વ માટે ચિંતાનો વિષય છે નવીનીકરણ ઉર્જા પૃથ્વીના અસ્તિત્વ માટે આવશ્યક છે અને તે અશ્મિભૂત ઇંધણની તુલનામાં સસ્તી પણ છે